આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધાજ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ કોમ પરથી પણ પ્રસારીત થશે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 આ સાથે પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુ બ ચેનલો ઉપરથી પણ પ્રસારણ થશે

ડી

તેમણે વધુ માં જણાવ્યું હતું કે અંજાર ચાંદ્રાણીનો માર્ગ સેતુ બંધ સમાન છે ટ્રાફિક પણ ઘણો વધ્યો છે

કચ્છ જિલ્લામાં ભયાઉ અને ગાંધીધામ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણું ક કરવામાં આવી છે